આવતા મહિનાથી તેનો અમલ હશે ગઇકાલે વિડીયો કોન્ફરન્સથી દેશના આશા અને આંગણવાડી કાર્યકરોને સંબોધન દરમિયાન તેમણે વીમા કવચ પુરૂં પાડવાની પણ જાહેરાત કરી

આ ઉપરાંત એપનો ઉપયોગ કરનારને ખાસ પ્રોત્સાહન અપાશે

દેશભરના આશા અને આંગણવાડી કાર્યકરો સાથેની વાતચીતમાં તેમણે નવી ટેકનોલોજીનો ઉપયોગ કરી આરોગ્ય સેવાઓમાં સુધારો કરવા અને પોષણ અભિયાન દ્વારા કુપોષણમાં ઘટાડો કરવા પર ભાર મૂક્યો હતો

સ્વામી વિવેકાનંદના શિકાગો ધર્મ પરિષદમાં સંબોધનનાં સવાસો વર્ષની ઉજવણી પ્રસંગે વીડીયો કોન્ફરન્સ દ્વારા સંબોધતાં તેમણએ એક ભારત શ્રેષ્ઠ ભારતનું સૂત્ર આપ્યું હતું શ્રી રામકૂષ્ણ મઠ કોઇમ્બતૂર દ્વારા આયોજીત કાર્યક્રમમાં પ્રધાનમંત્રીએ યુવાનોની ભૂમિકાની પ્રશંસા કરી અને કહ્યું કે યુવાનો પર સ્વામી વિવેકાનંદની આશાઓ હતી અને આજે તે એક મિશનરૂપે આગળ વધી રહી છે તે આનંદની વાત છે તેમણે કહ્યું કે દેશનું ભાવિ યુવાનોના હાથમાં છે ત્યારે નવી ટેકનોલોજીએ કામનો ઉત્સાહ વધાર્યો છે

આત્મવિશ્વાસનો મંત્ર સ્વામીજીએ આપ્યો હતો તેમ તેમણે ઉમેર્યું હતું

એમ

વિજયભાઈ રૂપાણીએ પ્રધાનમંત્રી આવાસ યોજના ઉજજવલા યોજના સ્વચ્છ ભારત અભિયાન આયુષ્યમાન ભારત યોજના બાળકો અને સગર્ભા માતાઓનું સંપૂર્ણ રસીકરશ માત્રવંદના યોજના સંકલિત બાલ વિકાસ યોજના જેવી ગરીબ અને ગ્રામીશ પરિવારોને સ્પર્શતી યોજનાઓ ઉપરાંત દિનદયાળ ઉપાધ્યાય ગ્રામીજા કૌશલ્ય યોજનામાં પૂરી પાડવામાં આવેલી રોજગારી ખૂલ્લામાં શૌચક્રિયામુક્ત ભારત અને સ્વચ્છતા અભિયાનમાં રાજ્યનું રેન્કિંગ અને સંબંધિત જિલ્લાના રેન્કિંગની પણ તલસ્પર્શી સર્વગ્રાહી સમીક્ષા હાથ ધરી હતી કલ્પના શાહ્ લાકડા નવી નીતિ રાજ્યમાં લાકડા આધારિત ઉઘોગોના વિકાસ માટે નવી નીતિનો અમલ શરૂ કરાયો છે જે અંતર્ગત લાકડા આધારિત ઉદ્યોગોને આયાતી લાકડા માટે વન અધિનિયમ હેઠળ લાયસન્સ મેળવવામાંથી મુક્તિ આપવામાં આવી છે રાજ્ય સરકારના આ નિર્ણયના કારણે અગાઉ આયાતી લાકડા માટે લાયસન્સ મેળવવું ફરજિયાત હતું જેમાંથી મુક્તિ આપવામાં આવી છે આયાતી લાકડા આધારિત સો મીલ વિનિયર પ્લાયવુડ ઇન્ડસ્ટ્રી એમ

ડી ઇન્ડસ્ટ્રી વગેરે માટે હવે લાઇસન્સ લેવાની જરૂરિયાત રહેશે નહી

આ ઉપરાંત રાજ્યમાં ફક્ત ખેત પેદાશો તરીકે જાહેર થયેલા તેમજ ઝાડ કાપવા તથા વાહતુક પાસ મેળવવામાંથી મુક્તિ અપાયેલ વૃક્ષોની જાતના લાકડાના ઉપયોગ કરતા એકમોને પણ વન વિભાગ હેઠળ લાયસન્સ મેળવવામાંથી મુક્તિ આપવામાં આવી છે આથી ગુજરાતમાં લાકડા આધારિત નવા ઉદ્યોગો સ્થાપવાની પ્રક્રિયાને વેગ મળશે અને લાકડા આધારિત ઉદ્યોગોથી ગુજરાતમાં રોજગારીની નવી તક ઉભી થશે આ સિવાય વિનિયર આધારિત ઉઘોગોને પણ હવે લાયસન્સમાંથી મ્રક્તિ આપવામાં આવી છે

એલ ડી જેટલો મળશે તેવી સીચના સરદાર સરોવર નર્મદા નિગમે આપી છે

એલ ડી

એલ ડી

એલ ડી પાણી પણ મળે તો ખેડૂતોનો મોલ બચી જાય તેવી લાગણી વ્યક્ત કરાઇ છે